શ્રી ઠાકરે શિવસેના એનસીપી અને કોંગ્રેસના જોડાણવાળી સરકારનું નેતૃત્વ કરશે

રાજયપાલ ભગતસિંહ કોશીયારીએ ઉધ્ધવ ઠાકરેને ગૃહમાં બહ્મતી પુરવાર કરવા માટે ત્રીજી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે

બે દિવસ માટેના આ સંમેલનનું ઉદઘાટન પુડુચેરીના લેફટનન્ટ ગવર્નર અને નિવૃત પોલીસ અધિકારી કિરણ બેદી કરશે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સંમેલનના આવતીકાલે યોજાનારા સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે અમારા સંવાદદાતા જણાવે છે કે ઉત્તર પ્રદેશ પોલીસ સંગઠન ગૃહમંત્રાલય અને પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોના સાથસહકારમાં આ સંમેલનનું આથોજન કરી રહ્યું છે

આ સુધારા મુજબ પ્રધાનમંત્રી અને સત્તાવાર નિવાસ સ્થાનમાં રહેતા તેમના પરીવારજનોને એસપીજીનું સુરક્ષા કવય અપાશે એવી જ રીતે ભુતપુર્વ પ્રધાનમંત્રી અને તેમની સાથે સત્તાવાર નિવાસ સ્થાનમાં રહેતા પરીવારજનોને પાંચ વર્ષ સુધી એસપીજીનું સુરક્ષા કવચ મળી શકશે આ વિધેયક પરની યર્યાનો જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે એક ઐસપીજી કવય અંગેના મુળ ધારામાં માત્ર પ્રધાનમંત્રીને એસપીજીનું કવય મળતુ હતું

વહીવટી ખર્ચમાં ઘટાડો કરવો અને બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાગરીકોને વધુ સારી સુવિધા અને સેવા આપવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે આ વિઘેયક પરની યર્યામાં ભાગ લેતાં કેન્દ્રિય મંત્રી જી કિસન રેડ્દીએ જણાવ્યું હતું કે દાદરા અને નગર હવેલી એ એક જીલ્લી છે જયારે દમણ અને દીવ બે જીલ્લા છે આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોની લોક વસ્તી પાંચ લાખ એસી હજાર છે તેમણે કહયું કે હાલમાં વહીવટદારો બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફરતા રહે છે જેના કારણે વહીવટી કામગીરીમાં મુશ્કેલી ઉભી થાય છે

આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ વૃદાવનમાં રામકૃષ્ણ મિશન ચેરીટેબલ હોસ્પીટલના નવરચિત મકાનનું લોકાર્પણ કરશે ત્યારબાદ તેઓ બૌઘ્ઘિકોની સભામાં સંબોધન કરશે રાષ્ટ્રપતિ બાંકે બિહારી મંદીરની મુલાકાત લઇને પુજા અર્ચના કરશે તેઓ અક્ષય પાત્ર ફાઉન્ડેશનની મુલાકાત લઇને બાળકોને જાતે પીરસશે આ ઉપરાંત તેઓ રાધા વૃંદાવન યંદ્ર મંદિરની મુલાકાત લેશે

ગઇકાલે રાજયસભામાં એક ચર્ચામાં ભાગ લેતાં તેમણે કહયું હતું કે સરકાર અર્થતંત્રને વધુ પ્રોત્સાફન આપવા નકકર પગલાં લઇ રહી છે તેમણે કહ્યું કે બજેટ પછીના સમયગાળામાં સરકારે બેંકોને ભંડોળ પુરૂ પાડવું જીએસટીમાં સુધારો અને અન્ય નીતીવિષયક નિર્ણયો જેવા લીધેલા પગલાંઓના પરીણામો મળવા લાગ્યા છે નાણાં મંત્રીએ કહયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય અર્થતંત્રને વધુ પ્રગતિશીલ બનાવવા જાતે રસ લઇ રહયાં છે અગાઉ ચર્ચા વખતે વિપક્ષોએ દેશ આર્થિક સમસ્યા તરફ આગળ વધી રહયો હોવાનો આક્ષેપ કરીને સરકારને અર્થતંત્ર બાબતે પ્રશ્નો પુંછયા હતા

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના અધ્યક્ષ પદે ગઇકાલે મળેલી સિંચાઇ વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો સુચિત ટયુબવેલો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ બનાવવામાં આવશે

આના લીધે અઢાર ફજાર પાંયસો થી વધુ ખેડતોને લાભ થશે મુખ્યમંત્રીએ મત્સ્યોદ્યોગ વિભાગની અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી દરમિયાન આસામ સરકારે ગુટખા અને યાવીને ખાઇ શકાય તેવા તમાકુના ઉત્પાદનો અને વેયાણ ઉપર પ્રતિબંધ મુકયો છે

આ ઉપરાંત સંબંધિત રાજયોને રાષ્ટ્રીય આપત્તી પ્રતિભાવ ભંડોળમાંથી પણ વધારાની આર્થિક સહાય અપાઇ છે

જયારે ઓડીસ્સા સરકારે જાનહાની થઇ નથી પણ આડત્રીસ લાખ લોકોને અસર થઇ હોવાનું જણાવ્યું હતું શ્રી રાયે કહયું હતું કે આપત્તી વ્યવસ્થાપનની પ્રાથમિક જવાબદારી જે તે રાજય સરકારની હોય છે અને કેન્દ્ર સરકાર આ આપત્તીને પહોંચી વળવા માટે પુરક મદદ કરે છે

એકવીસમી નવેમ્બરે રાષ્ટ્ર પ્રમુખ તરીકે કામગીરી સંભાળ્યા પછી શ્રી ગોતાબાયાની આ પ્રથમ વિદેશ મુલાકાત છે તેમને ચુંટણીમાં વિજય મળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કોલ ઉપર શ્રી રાજપક્ષેને અભિનંદન આપ્યા હતા અને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યુ હતું ભારતની સત્તાવાર મુલાકાત વખતે શ્રી રાજપક્ષેનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત કરાશે તેઓ રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપશે એ જ દિવસે તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષી મંત્રણા કરશે ભારતની મુલાકાત દરમિયાન શ્રી રાજપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ વાતચીત કરશે

આંતરીક મંત્રાલયના પ્રવકતા નરસત રહીમએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલામાં છ મહિલાઓનો પણ સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં તાલીબાનો અને અમેરીકા સમર્થિત અફઘાન દળો વચ્ચે અવાર નવાર અથડામણો થતી હોય છે

એએફપી સમાયાર સંસ્થાના અહેવાલ મુજબ ઇરાન કોન્સ્યુલેટની બીલ્ડીંગમાંથી આગની ઉંચી જવાળાઓ અને ધુમાડો નીકળતા દુરથી જોઇ શકાતા હતા દેખાવકારોને નિયંત્રણમાં લેવા સલામતી દળોએ છોડેલા ટીયર ગેસના કારણે ઘણા લોકોને ઇજા થઇ છે

તેને ખાળવાનો પ્રયાસ કરતી વખતે સલામતી દળોએ કરેલા ગોળીબારમાં યાર દેખાવકારોના મોત થયા હતા

તેઓ એસી વર્ષના હતા